નર્મદા બંધ છલકાતા આવતીકાલે રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયામાં નર્મદા જળના વધામણા કરશે રાજ્યમાં આજથી નવા ટ્રાફિક નિયમો અમલી બનશે

જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને બોર્ડ નિગમોના અધ્યક્ષશ્રીઓની સાથે સ્થાનિકો પણ ભાગ લેશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન પટેલ કેવડીયા ખાતે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમદાવાદમાં શ્રી પ્રદીપસિંહ જાડેજા રાજકોટમાં શ્રીરણછોડભાઈ ફળદુ ગાંધીનગરમાં શ્રી કૌશિકભાઈ પટેલ સહિત જુદા જિલ્લાઓમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ જિલ્લા કક્ષાએ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં જાડાશે રાજ્યના જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જનઉત્સવમાં પ્રખ્યાત ગાયકો ગુજરાતી ફિલ્મ કલાકારો નર્મદા મૈયાના જળના વધામણા કરતાં ગીતોની સંગીત મઢી રજૂઆત કરશે

ટ્રાફિક નિયમો રાજ્યમાં આજથી નવા ટ્રાફીક નિયમોનો અમલ શરૂ થશે

ભારત સરકારે સૂચવેલા દંડની રકમમાં રાજ્યસરકારે રાહત આપતા દંડની રકમમાં ઘટાડો કર્યો છે જે મુજબ વાહનચાલક પાસે લાયસન્સ વીમો પીયુસી આર સી

નિયમમાં વાહનચાલક અને પાછળ બેસનાર બંને માટે એક જ ગુનો ગણાશે પૂરઝડપે વાહન યલાવનાર ટુ અને થ્રી વ્હીલરને પ્રથમ વખત પંદરસો રૂપિયા અને બીજી વખત બે હજાર રૂપિયાનો દંડ થશે ઉપરાંત લાઇટ મોટર વ્હીકલ જેવા કે કાર ટેક્સી સહિતના વાહન પૂરઝડપે જતા હશે તો તેમને પ્રથમ વખત બે હજાર રૂપિયા અને બીજી વખત ત્રણ હજાર રૂપિયાનો દંડ થશે

વાહન યાલક લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજા ડિજીટલ ફોર્મમાં એટલે કે મોબાઇલ ફોનમાં સેવ કરી સંગ્રહ કર્યો હશે અને સંબંધિત અધિકારી માંગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે જાકે રાજ્ય સરકાર દ્વારા પીયુસી અને એયએસઆરપી લગાવવાની મુદ્દતમાં વધારો કરાયો છે

દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં નવા ટ્રાફિક નિયમો અને દંડ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નવસારી ખાતે આજે જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવા ટ્રાફિક નિયમોની જાણકારી આપતા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું છે

સી ડી

પી એસ સી ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યરત થશે રાજ્યના યુવાનોને સીવીલ સર્વિસિસની પરીક્ષા માટેની તાલિમ મળી રહે તે હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી ખાતે સી

ભવન કાર્યરત થઈ રહ્યું છે

સ્નાતક કક્ષાએ છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં તથા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ તાલીમ વર્ગમાં જાડાઈ શકશે આ તાલિમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે દિલ્ફીની જાણીતી સંસ્થાઓના નિષ્ણાંત શિક્ષકો યુવાનોને તાલિમ આપશે આ ભવનમાં વાંચન સામગ્રી સાથેની અદ્યતન લાયબ્રેરી ડીજીટલ સ્માર્ટ બોર્ડ રીડિંગ તથા ગ્રૂપ ડીસ્ટ્રક્શન માટેના એરિયા કોમ્પ્યુટર ઇન્ટરનેટ જેવી અદ્યતન સુવિધા કરાઈ છે પ્રવેશ પરીક્ષા તથા ઇન્ટરવ્યુના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે દ્વારા સ્વર્ગસ્થ વિજયભાઈ દવેની પ્રથમ પુસ્થતિથી નિમિત્તે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું

ટી

હવામાન ખાતાએ છોટા ઉદેપુર વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે જ્યારે પંચમહાલ દાહોદ મહીસાગર અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે આવનારા બે ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે છેલ્લાં બે દિવસથી ચાલી રહેલા વરસાદના પગલે ખાનપુર તાલુકાના બાકોર ગામનું તળાવ ઓવરફ્લો થયું હતું ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું છે

જિલ્લાની આઠ હજાર હેક્ટર ખેતીની જમીન માટે સિંયાઈનું પાણી મેળવતા ખાનપુર લુણાવાડા અને વીરપુરના ખેડૂતો ખુશાલીમાં છે અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મહી નદીના ઉપરવાસમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે કડાણા ડેમની પાણીની સપાટી વધી છે આશરે નવ લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાતા આંકલાવ અને બોરસદ તાલુકાના કાંઠાના ગામોની સીમમાં પાણી ધૂસ્યા હતા ઉમેટા ખડોલ તથા અન્ય કેટલાંક માર્ગ ઉપર પાણી ફરી વબ્યા હતા અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે માઝ્રમ મેશ્વો વેડી તેમજ વાત્રક જળાશયમાં પાણીની આવક થઈ રહી છે માઝ્રમ જળાશયમાંથી પાણી છોડાતા નદીઓના ચેકડેમ ભરાયા છે તો આસપાસના કુવાઓ પાણીથી રીયાર્જ થયા છે તસ્લીમ મીર રાજ્યની બેડમિન્ટન ખેલાડી તસલીમ મીરે દુબઈમાં યોજાયેલો આંતરરાષ્ટ્રીય જૂનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ડબલ ગોલ્ડ મેડલ્સની સિંતઘ્ઘ હાંસલ કરી છે તસલીમ મીરે ગર્લ્સ સિંગલ્સની સાથે સાથે મિક્સ ડબલ્સમાં રાશિદ અયાન સાથે મળીને ગોલ્ડ મેડલ જીત્યો છે આ સાથે ગર્લ્સ ડબલ્સ સ્પર્ધામાં પણ ભારતની અદિતી ભદ્દ અને તનિષા ક્રાસ્ટોએ વિજય મેળવ્યો છે

કેન્દ્ર સરકારની યોજનાઓ કચ્છ જિલ્લાના મોટાયક્ષ લોકમેળામાં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા પેવેલિયનનું રાજ્યના મંત્રી શ્રી વાસણભાઈ આહીરે ખૂલ્લો મૂક્યો છે રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આફીર અને સાંસદ શ્રી વિનોદ યાવડાએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના અભિગમને બિરદાવી

યાર દિવસ સુધી ચાલનારા નખત્રાણા નજીકના મોટાયક્ષના લોકમેળામાં સૌપ્રથમવાર કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો અને લાભાર્થીઓને મળી રહે તે માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિઝલન આઉટરીય બ્યુરો દ્વારા પેવેલિયન ઊભું કરવામાં આવ્યું હતું

કાગબાપુ કેન્દ્રીય રાજ્ય કૃષિમંત્રી પુરષોત્તમ રૂપાલાની ઉપરેસ્થતિમાં અમરેલી ખાતે આકાશવાણી રાજકોટ આયોજિત કવિ શ્રી કાગની કાવ્ય કળા પરિસંવાદ યોજાઈ ગયો આ પરિસંવાદમાં ઉપલેસ્થત પૂ

શ્રી બાપુએ બાપુના જીવન સત્વોની પ્રશંસા કરી હતી કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું કે આકાશવાણીના માધ્યમથી આવા મહાકવિઓનું સાહિત્ય સંસ્કૃતિ નવી પેઢી સુધી પહોંચે છે યુવાઓ સુધી સંસ્કૃતિ પહોંચાડવાના આકાશવાણીના પ્રયાસોને તેમણે બિરદાવ્યા